આ ઉપરાંત નાના અને બે સ્થળેથી માલ ઉપાડતા રેલ્વ રેક ઉપર માલ છોડાવવા માટે લેવામાં આવતો વધારાનો પ ટકા સરચાર્જ પણ નહીં લેવાન નકકી કરાયું છે રેલ્વના આ નિર્ણયથો નાના જથ્થા માં માલ મોકલનારા વેપારીઓને પ્રોત્સાહન મળશે આ ઉપરાંત સિમેન્ટ લોખંડ અનાજ અને રાસાયણીક ખાતરોના પરિવહનમાં પણ મદદ મળશે માલ લઈ જતા કન્ટેનરો ઉપર અલગ ચાર્જ માં પણ રપ ટકા વળતર આપવાન નકકી કરાયું છે તેને કારણે ખાલી કન્ટેનરોની હરફેર વધશે અને બદરો પરથી ભરેલા કન્ટેનરોની આવન જાવનમાં વધારો થશે રેલ્વની આ જાહેરાતથી પરિવહન માટેના અન્ય સાધનો સાથે હવે માલનો દર સ્પર્ધાત્મક બનશે જેથી રેલ્વેને વધુ માલસામાન પરિવહનનું કામ કાજ મળશે રેલ્વ દવારા નવા બનેલા વાહનો માટે વધારે વેગનો ફાળવવામાં આવશે પરિણામે ઓટો ક્ષેત્રને પણ વેગ મળશે

ગજરાત રાજય શિક્ષકસંઘના પમખની રજૂઆત પરથી આવો આદેશ અપાયાનં જાણવા મળ છે

આ લોક અદાલતોમાં હાલે અદાલતમાં ચાલતા દિવાની અને ફોજદારી કેસો જમીન સંપાદન વળતર કેસો જમીન સંપાદન વળતર બેંક વસુલાત વીજ કંપની તેમજ ગ્રાહક સેવા તકરાર ને લગતા કેસો સમાધાન માટે મુકવામાં આવશે

નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઈન્ડની કચ્છ શાખા દવારા અંધજનોના સર્વાંગો કલ્યાણ માટે ફંડ અકત્રીત કરવામાં આવશે જિલ્લાની દરક સરકારી કચેરીઓ કંપનીઓ શાળા મહાશાળાઓ કોલેજોમાં પતિકરૂપે ફલગ મોકલી સ્વૈચ્છિક ફંડ અકાત્રિત કરવામાં આવશે રાહદારીઓ પાસેથી પણ ફાળો ઉઘરાવાય છે

કેન્સર અંગે આ ઉપરાંત જાગૃતિ લાવવા બ્રેસ્ટ એન્ડ સર્વાઈકલ કેન્સર સંદર્ભે જાણીતા કેન્સરનિષ્ણાંત ડો